તેમજ પરીક્ષા પદ્વતિમાં પણ ફેરફાર કર્યાનું જણાવ્યું છે

જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે તમામ માધ્યામિક ઉચ્યતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવેલ છે

શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે બધા વિદ્યાર્થીઓએ જે રીતે ગત વર્ષે સાડું પ્રદર્શન કર્યું હતું તે રીતે આ વર્ષે પણ કરશે તેવી આશા છે સાથે જ તેમણે કહ્યું હતું કે કોરોના કાળની બધી જ સાવચેતીઓને સાથે રાખીને આપણે આગળ વધવાનું છે

જે મુજબ આ વખતે કચ્છની જીલ્લા પંચાયત પ્રમુખની બેઠક સામાન્ય કેટેગરીમાં સ્ત્રી માટે અનામત રખાઈ છે આ ઉપરાંત માંડવી તાલુકા પંચાયત પ્રમુખની બેઠક અનુસુચિત જાતિના પુરુષ ઉમેદવાર માટે મુન્દ્રા પંચાયત પ્રમુખનું પદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી ઉમેદવાર માટે અનામત કરાયું છે અંજાર અબડાસા ભયાઉ અને ભુજ પંચાયતોનું સુકાન સામાન્ય સ્ત્રી ઉમેદવાર માટે અને ગાંધીધામ લખપત નખત્રાણા રાપર પંચાયતોના પ્રમુખની બેઠકો સામાન્ય પુરૂષ ઉમેદવારો માટે અનામત કરાઈ છે

જલપ્લાવીત વિસ્તારો પર્યાવરણ તથા માનવ જીવનની દૃષ્ટિએ મહત્વના હોવાથી તેમના જતન અંગે જાગૃતિકેળવવા માટે આજે વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે

પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે વેટલેન્ડનું દૂર સંવેદન ટેકનીકથી મેપિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે